આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાતની તમામ કોલેજોમાં ટેકનોલોજી અપગ્રેડેશન માટે સરકાર પ્રતિબધ્ધ છે

નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અગાઉ આ સમયમર્યાદા ત્રણ વર્ષની હતી પણ વિવિધ રજૂઆતોના પગલે આ નિર્ણય લેવાયો છે

નો બોન્ડ રજુ કરવાનો રહેશે આ બોન્ડની સામે રૂા પાંચ લાખની બેન્ક ગેરંટી કે પછી મિલ્કત ગેરંટી આપવાની રહેશે

અમદાવાદના નવા પસંદ થયેલા કલાકારો માટેના એક દિવસના ઇન્ડક્શન વર્કશોપનું આજે આયોજન કરવામાં આવ્યું છે દિપ પ્રગટાવી વર્કશોપને ખુલ્લો મુક્તાં પ્રેસ ઇન્ફરમેશન બ્યુરો અમદાવાદના અડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી ધીરજ કાકડીયાએ તમામ કલાકારોને સરકારના લોકકલ્યાણના કાર્યક્રમો લોકો સુદી પહોંચાડવા અનુરોધ કર્યો શ્રી કાકડીયાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યક્રમોના લાભો જરૂરીયાત વાળા લોકો સુધી પહોંચે તે માટે આર

બી ના કલાકોરોની સક્રીય ભૂમિકા ખુબ જ મહત્વ પૂર્ણ છે